આ શિખર પરિષદનું કથાવસ્તુ આફિકામાં બ્રિકસ ચોથી ઓઘોગિક ક્રાંતિમાં સમાવેશી વિકાસ અને સહિયારી સમૃદ્ધિ માટે સહકાર છે એ તો આપ જાણો જ છો કે બ્રિકસ સંસ્થા બ્રાઝીલરશિયાભારતચીન અને દક્ષિણ આફિકા જેવા મુખ્ય ઉભરતા પાંચ અર્થતંત્રોનું બનેલું જૂથ છે

ચૂંટણીપંચે સ્પષ્ટપણે કહ્યું કેલોકસભા અને રાજય વિધાનસભાઓની આગામી ચૂંટણી તેમજ પેટાચૂંટણીઓ માટે સો એ સો ટકા વિવિપેટ મશીનો બધા જ મતદાન કેન્દ્રો પર ગોઠવી દેવા માટે તે કટિબદ્ધ છે

આ વીજ માફી યોજનામાં જે ફેરફારો કરાયા છે

ઉપરાંત જાહેર હેતુ માટે વીજ જોડાણનો ઉપયોગ થતો હોય તેવા સ્ટ્રીટ લાઇટ અને જનરલ લાઇટીંગ પરપઝ ટેરિફ હેઠળના ટ્રસ્ટ અને જાહર સંસ્થાઓના વીજ જોડાણોને પણ યોજનામાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે

પી પણ બદલાયા છે પૂર્વ કચ્છ પોલીસ જીલ્લાના અધિક્ષક ભાવનાબેન પટેલને પશ્ચિમ રેલ્વે વિભાગમાં અમદાવાદ ખાતે બદલાવ્યા છે જયારે તેમના સ્થાને પૂર્વ કચ્છ એસ પી પદે પશ્ચિમ રેલ્વે અમદાવાદથી પરોક્ષીતા રાઠોડને નિયુક્ત કરાયા છે તો સાથે સાથે એસ

પુલ બીમાં હાલમાં આર્યલેન્ડ ઇંગ્લેન્ડ અને ભારત કરતાં આગળ છે ગયે વર્ષે જોહાનીસબર્ગમાં યોજાયેલી આ સ્પર્ધાની સેમીફાઇનલમાં ભારત આર્યલેન્ડ સામે એક વિરૂદ્વ બે ગોલથી હારી ગયું હતું